પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

જેના પરિણામે ગુજરાત સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયુ છે જિલ્લા કેટેગરીમાં વલસાડ જિલ્લાને તૃતીય અને બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વિતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તેમ ગ્રામ વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરની થાદીમાં જણાવાયુ છે

સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા તા

બેઠક સીમાંકન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ સુરત ભાવનગર વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકા તથા અન્ય સાત નગરપાલિકાઓના વોર્ડની રચના સીમાંકન તથા બેઠકોની વારાફરતી ફાળવણી અંગેના આખરી આદેશ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે

તેમણે ઉમેર્થું હતું એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી અને તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે જેથી ગામડા ના માણસે આ કામ માટે તાલુકા સુધી ધક્કો ખાવો પડશે નહીં

પ્રદેશ પ્રમુખ સી

પાટિલની જ્રેમતથી બનેલી આ સેવા ને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ખુલ્લી મૂકી ત્યારે સંગઠનના અનેક પદાધિકારી ફાજર હતા

ચિંતાલાએ આજે સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદી ઉપર આવેલા ધોળીધજા ડેમ અને તેમાથી નર્મદાનું પાણી મોરબી તરફ મોકલતા ગોદાવરી પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સૌની યોજના હેઠળ કેવું ઉત્તમ કામ થયું છે તેનાથી વાકેફ થયા હતા નર્મદાનું પાણી ગામે ગામ પહોચડવા માટેની સૌની યોજના સાકર કરવા પાછળ નાબાર્ડનું ખૂબ મોટું મૂડી રોકાણ હોવાથી પાયા ના સ્તરે કેવું કામ થયું છે તે જોવા માટે નાબાર્ડના ચેરમેન નિકલયા હતા

એક તરફ રાજકીય પક્ષો દ્વારા રાજકીય ગતિવિધિ તેજ બની રહી છે ત્યારે બીજી તરફ કોરોના મહામારી વચ્ચે ચૂંટણી પંચ પણ સજ્જ બન્યું છે મુખ્ય ચૂંટણી કમિશનર ડૉક્ટર એસ મુરલી કિષ્નાએ યૂંટણી નિરીક્ષકો અંગે આ રીતે વધુ માહિતી આપી

માસ્ટર ટ્રેનર સુનિલભાઈ અઘારા દ્વારા ઈવી એમ મશીન વિષે પૂરતું જ્ઞાન અને તાલીમ આપવાની વ્યવસ્થા નોડલ અધિકારીઓ માટે કરાઈ છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે

રાજ્ય કક્ષાની આ ક્વીઝ પ્રથમ વિજેતા પલ મોદી મોડાસાની કે

શાહ હાઈસ્કુલમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે

મસાલા દાળ બેકરી પ્રોડક્ટ વનશ્રી અને મશરૂમનો વ્યવસાય કરી સ્થાનિક નાના આદિવાસી વ્યવસાયીઓ રોજગારી મેળવી રહ્યાં છે